પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું છે કે નર્મદા યોજના થકી રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે તથા ખેડૂતોને જરૂર મુજબ સિંચાઇ માટે પાણી પુરુ પાડવા માટે સરકારે નક્કર આયોજન કર્યુ છે

મી

તેમણે ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ

નર્મદા યોજનાની અંદાજપત્ર માંગણીઓ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થઇ હતી

ગઇકાલે રાજ્ય વિધાનસભામાં આરોગ્ય વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું

રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયેલા શ્રી આચાર્ય દેવવ્રતે ગઇકાલે રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કર્યા છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે

તમામ બેઠકોની ચૂંટણી વીજાણુ મતદાન પત્રોથી થયેલ હોવાથી આજે બપોર સુધીમાં પરિણામો જાહેર થશે

ચંદ્ર પરનું એતિહાસિક મિશન ચંદ્રયાન બે ગઇકાલે સફળતાપૂર્વક અવકાશમાં છોડવામાં આવ્યું છે

ઇસરોના અધ્યક્ષ ડોકટર સિવાને આ સિદ્ધિ બદલ વિજ્ઞાનીઓની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ સાથે જ ઐતિહાસિક ચંદ્રયાત્રા શરૂ થઇ છે

ચંદ્ર પરના ભારતના આ બીજા મિશનમાં ચંદ્રમાં માટીમાં રહેલી રસાયણિક અને ખનીજ તપાસ થશે તે દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ કે પાણીની શક્યતાઓ ચકાસવામાં આવશે આ ઉપરાંત વાતાવરણ ધરતીકંપ માપન પણ કરાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપ રાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન બે ના સફળ પ્રક્ષેપણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે

આગથી બચવા કેટલાક વિદ્યાર્થીઓ બિલ્ડીંગ ના ઉપલા માળેથી નીચે કુદયા હતા

રાઠોડ સમક્ષ રજુ કરાઇ હતી

તપાસમાં કોચિંગકલાસમાં ટાયર તથા જવલનશીલ વસ્તુઓનો ખુરશી તરીકે ઉપયોગ હોવાનું જણાવ્યું છે જેના કારણે આગ ખુબ ઝડપથી પ્રસરી હતી ઉપરાંત અધિકારીઓએ પણ ગેરકાયદેસર બંધાયેલા માળ સામે આંખ આડા કાન કર્યા હતા

જેમાં રાજ્યના હરમીત દેસાઇએ પુરુષોની સીંગલ્સનો જ્યારે અયહીકા મુખરજીએ મહિલાઓની સીંગલ્સનો ખીતાબ જીતી લીધો છે

અયહીકા મુખરજીએ સીંગલ્સની ફાઇનલમાં મધુરીકા પાટકરને પરાજય આપીને કારકીર્દિનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો

તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે ગીર પંથકના તાંતણીયા ઘવાડીયા ગીદારડી ભણીયા સહિત ગીર જંગલના ગામડાઓમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે ઉનાના ધોકડવા ગામે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ થયો છે